એન

કૌભાંડ કેસના આરોપી મેહુલ ચોક્સીની એન્ટીગુઆમાં પૂછપરછ કરવાની વિનંતી અરજી ફગાવી દીધી છે

એસ પીના નવા ચૂંટાયેલા સાંસદ અતુલ રાયે તેની સામે થયેલા દુષ્કર્મ કેસમાં વારાણસીની અદાલત સમક્ષ આત્મસર્પણ કર્યું છે

શ્રેણીની હોકી સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે

પ્રધાનમંત્રીએ અર્થતંત્રના વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો અને સૂચનો આપવા બદલ અર્થશાસ્ત્રીઓનો આભાર માન્યો હતો નીતી આયોગે આ બેઠકને રચનાત્મક તથા સકારાત્મક વિચારોવાળી ગણાવી છે આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીઓ પિયૂષ ગોયલ અને રાવ ઇન્દ્રજીતસિંહ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવક્રમાર તેમજ કેન્દ્ર સરકાર અને નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા

એન્ફોર્સમેન્ટ વિભાગે મુંબઇની વડી અદાલતમાં સોંગદનામું દાખલ કરીને અદાલતને જણાવ્યું હતું કે પી એન

કોભાંડમાં ચોક્સીની ભારતમાં પૂછપરછ કરવા આરોપીને અહીં લાવવા તેઓ તબીબી નિષ્ણાંતો સાથેની એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકે છે આ કોભાંડના આરોપી મેહુલ ચોક્સી દેશ છોડીને એન્ટીગુઆ દેશમાં આશ્રય લીધો છે ચોક્સીએ મુંબઇની વડી અદાલતને જણાવ્યું હતું કે તબીબી કારણસર તે પી એન બી કેસમાં એન્ટીગુઆમાં અથવા વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી પૂછપરછ થાય તેવું ઇચ્છે છે

ઉત્તર કમાન્ડના આર્મી કમાન્ડર લેફટનંટ જનરલ રણબીર સિંહ પણ જનરલ રાવતની સાથે રહ્યા હતા આ મુલાકાત વખતે સેનાના વડાને પ્રત્યક્ષ કામગીરીમાં ઉપયોગી અને સેનાની ક્ષમતા વધારનારી નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવી હતી

પીના નવા ચૂંટાયેલા સાંસદ અતુલ રાયે તેમની સામે થયેલા દુષ્કર્મના કેસમાં ગઇકાલે વારાણસીની અદાલત સમક્ષ આત્મસમર્પણ કર્યું છે

કોલેજની વિદ્યાર્થીનીએ ગત પહેલી મે ના રોજ દાખલ કરેલી એફ

માં અતુલ રાય સામે દ્વષ્કર્મ કર્યાનો આરોપ કર્યો છે સાંસદ અતુલ રાયે તેની સામે થયેલા આરોપોને નકાર્યા છે જો કે તેની સામે એફ

દાખલ થતા જ અતુલ રાય ફરાર થયા હતા

ના પગલે ઉત્તરપ્રદેશની સ્થાનિક અદાલતે આરોપી અને ઘોષી લોકસભા બેઠકના સાંસદ અતુલ રાયને ભાગેડુ જાહેર કર્યો હતો

એસ અહલુવાલીયાના વડપણ હેઠળના ભાજપની ત્રણ સભ્યોની સાંસદીય સમિતીએ ભાટપરાની મુલાકાત લીધી છે

ભાજપની આ સમિતી તેમનો અહેવાલ ગૃહમંત્રી અમીત શાહને સોંપશે અમારા કોલકતાના સંવાદદાતા જણાવે છે કે હત્યાના બનાવ બાદ સંબંધિત વિસ્તારમાં પરિસ્થિતી ધીમે ધીમે સામાન્ય બની રહી છે

ટ્વિટર ઉપર આપેલા સંદેશોમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું છે કે નવા પ્રતિબંધો સોમવારથી અમલમાં આવશે જ્યાં સુધી ઇરાનના સત્તાવાળાઓ તેમના ઇરાદા બદલશે નહી ત્યાં સુધી ઇરાન સામેનું આર્થિક દબાણ યથાવત રખાશે તેમ શ્રી ટ્રમ્પે ઉમેર્યું હતું ઇરાને પરમાણુ કાર્યક્રમ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથેની સમજૂતીથી આગળ વધવાની ચીમકી આપ્યા બાદ અમેરીકાએ કડક વલણ અપનાવ્યું છે

જો કે અમેરીકાએ ગયા વર્ષે આ સમજૂતીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી જવાબમાં ઇરાને સમજૂતીનો ભંગ કરવાની ચીમકી હતી

મુંબઇના માઝગાંવ ડોકયાર્ડ ખાતે નૌકાદળના નિર્માણાધીન જહાજમાં સામાન્ય આગના બનેલા બનાવના પગલે માઝગાંવ ડોકયાર્ડ દ્વારા આ સ્પષ્ટતા કરાઇ છે ડોકયાર્ડના પ્રવક્તા આશીષસિંહે જણાવ્યું હતું કે આગના કારણે થયેલા નુકસાનની જાણકારી મેળવવામાં આવી રહી છે જો કે જહાજ નિર્માણની સમયમર્યાદાનું પાલન થશે

કૃષિ પ્રવૃત્તિઓનો આધુનિકીકરણ કરવા અને તેમાં ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા આંતર મંત્રાલય કક્ષાની સમિતીએ ભલામણ કરી હતી આ ટેકનોલોજીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા માહિતીનું મોટા પાયે વિશ્લેષણ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગનો સમાવેશ થાય છે

ભારતના વિશ્વકપ સ્પર્ધાના ચોથા વિજયમાં બોલરમાં મહંમદ સામીએ છેલ્લી ઓવરમાં લીધેલી હેટ્રીક મહત્વની બની રહી હતી

મેન્ચેસ્ટરમાં રમાયેલી બીજી મેચમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ રને વિજય મેળવ્યો હતો

આજે દક્ષિણ આફિકા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે બન્ને ટીમોએ છ મેચોમાં માત્ર ત્રણ અંકો મેળવ્યા હોવાથી બન્ને ટીમોનો સેમી ફાઇનલમાં પ્રવેશ થવો લગભગ અશક્ય છે

બીજી સેમિફાઇનલમાં જાપાન અને રશિયા નિર્ધારિત સમયના અંતે એક એક ગોલ નોંધાવી શક્યા હતા ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ પદ્ધતિમાં જાપાને રશિયાને પરાજય આપ્યો હતો